પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ શાંતિ તરફ ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે તથા યુદ્ધ દ્વારા મૃત્યુ તથા વિનાશ ન થાય તે માટે સંવાદિતા અને ભાઈચારાનું વાતાવરજ્ઞ વધે તે માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે

તેમણે કહ્યું હતું કે આ યુદ્ધમાં ભારત સામેલ ન હતું તેમ છતાં એકમાત્ર શાંતિ ખાતર ભારતના જવાનો તેમા લડ્યા હતા

મૌલાના અબ્દુલ કલામ આઝાદ સ્વાતંત્ર્ય સેનાની વિદ્વાન તથા સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી હતા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મૌલાના આઝાદને ભાવભીની અંજલિ આપી છે

ઓ

આ વખતના પ્રવાસમાં વેસ્ટઇન્ડિઝે ટેસ્ટ મેચ તથા વન ડે મેચની શ્રેષ્ઠી પજ્ઞ ગ્રુમાવી છે

ભારતીય સમય મુજબ આ મેચ આજે રાતના સાડા આઠ વાગ્યાથી શરૂ થશે

જ્યારે પાકિસ્તાનનો પ્રથમ જૂથ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો

જેમાં ખાસ કરીને માતાના મઢ ખાતે હજારો ભકતો આવી પહોંચતા મેળા જેવો માહોલ જામ્યો હતો મંદિરે દર્શન કરવા ભક્તોની મોટી લાઇનો લાગી હતી દર્શનની જેમ ભોજન પ્રસાદમાં પણ મોટી કતારો લાગી હતી

સાથે દયાપર પટેલ સમાજ નખત્રાણા ના સરોવર સહિતમાં ઓતારા માટે જગ્યા ઓછી પડી હતી

હિન્દુ મુસ્લિમ શ્રદ્વાળુઓની સલામી યાદરપોશી માટે દરગાહનું પરિસર મેદનીથી ઊભરાતું હતું તો યાદર અગરબત્તી નાળિયેર પ્રસાદીની કેબિનો પર ભીડ જોવા મળી હતી

દિવાળીના સપરમા દિવસોની રજાની મોજ માણવા સ્થાનિક તથા ગુજરાત ઉપરાંત રાજ્ય બહારથી અનેક પ્રવાસીઓ પોતાના વાહનો તેમજ બસ ઉપરાંત અન્ય પેસેન્જર વાહનોથી કચ્છના ધોરડો તરફની દિશા પકડતા અહીં છેલ્લા ત્રણ ચાર દિવસથી માર્ગ ધમધમી રહ્યો છે